મોટાભાગની બેઠકો ઉપર મતદાન સવારના સાત વાગે શરૂ થયું હતું અને સાંજે છ વાગે પુરું થશે પરંતુ માઓવાદી પ્રભાવિત વિસ્તારો અને પૂર્વોત્તર રાજ્યોમાં મતદાનનો સમય જુદો રહેશે

આકાશવાણી સાથેની વાતચીતમાં તેમણે કહ્યું છે કે ચૂંટણી આયોગની દેષ્ટિ અને દાયિત્વ ત્યારે જ ફળિભૂત થશે જ્યારે મતદારો અને ખાસ કરીને નવા નોંધાયેલા મતદારોની લોકતાંત્રિક પ્રણાલીમાં ભારે ઉત્સાહ અને આસ્થા દેખાશે

પોતાના ટ્વીટમાં શ્રી મોદીએ યુવાનોને ખાસ કરીને જે પ્રથમ વખત મતદારો બનેલા યુવાનોને મોટી સંખ્યામાં મતદાન કરવાનો અનુરોધ કર્યો છે

ન્યુઝ મુલાકાત આકાશવાણી સમાચારની વિશ્વસનીયતાને કારણે એના કલેવરમાં ભલે ફેરફાર થયા હોય એની લોકપ્રિયતા યથાવત રહી હોવાનું ડાયરેક્ટર જનરલ ન્યુઝ સુશ્રી ઇરા જોષીએ જણાવ્યું છે દિલ્હીથી અમદાવાદની ચૂંટણીલક્ષી મુલાકાતે આવેલા સુશ્રી જોષીએ જણાવ્યું કે સમય જતાં સમાચારમાં ઓડિયો બાઇટ્સ વોઇસ કાસ્ટ જેવા નવા નવા પરિમાણો ઉમેરાતાં ગયા છે અને એને લીધે એ વધુ લોકભોગ્ય થતા ગયા છે સમાચાર વધુમાં વધુ લોકો સુધી પહોંચે એ માટે ખાનગી એફ

ભાજપની ફરિયાદમાં શ્રી મોઢવાડીયાએ પ્રધાનમંત્રી નરેન્દ્રમોદી માટે અપમાનજનક શબ્દનો પ્રયોગ કર્યો હોવાથી ચૂંટણી માટેની આદર્શ આચાર સંહિતાનો ભંગ થયો છે

તેઓ ગાંધીધામ ભાવનગર અને બોટાદમાં જનસભા સંબોધશે ભાજપા પ્રદેશ મીડીયા સેલની યાદી જણાવે છે કે આગામી લોકસભામાં ચૂંટણીને ધ્યાને રાખીને કચ્છ અને ભાવનગર લોકસભા ક્ષેત્રના ભાજપાના ઉમેદવારોના સમર્થનમાં શ્રી રાજનાથસિંહ ચ્રંટણી પ્રચાર અતંર્ગત જાહેર સભાઓ સંબોધશે

ત્યારબાદ સાંજે ચાર વાગે યશવંતરાય હોલ ભાવનગર પહોંચશે

રાજકોટ જિલ્લા ચૂંટણી તંત્ર તથા આર કે યુનિવર્સિટીના સંયુક્ત ઉપક્રમે મતદાર જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો જેમાં સંબોધન કરતા સ્વીપના નોડલ અધિકારી શ્રી આર

ઉપાધ્યાયે જણાવ્યું છે કે લોકતંત્રમાં મતદાતા જ પાયાનો ઘટક છે લોકશાહીમાં લોકોના એક એક મતનું સવિશેષ મહત્વ છે આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવો તથા યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને મતદાન કરવા અને કરાવવાની પ્રતિજ્ઞા લેવડાવી છે રાજકોટ બાર એસોસિએશન અને શક્તિ સેવા સંગઠનના ઉપક્રમે રાજકોટ લોકસભા બેઠકની ચૂંટણી અન્વયે મતદાર જાગૃતિ રેલી યોજાઇ આ રેલીને બહુમાળી ભવનથી લીલી ઝંડી બતાવી જિલ્લા શિક્ષણા અધિકારી શ્રી આર

મતદાન એ મહાદાનના સુત્રોચ્ચાર સાથે આ રેલી શ્રોફ રોડ થઇને રેસકોર્ષના કવિ રમેશ પારેખ રંગભવન ખાતે પૂર્ણ થઇ હતી લુણાવાડાની કોલેજ ખાતે મતદાન જાગૃતિ અંતર્ગત કાર્યક્રમ યોજાયો જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી આર

બારડે જિલ્લામાં વધુમાં વધુ મતદાન થાય તે માટે મતદારોને માર્ગદર્શન આપ્યું હતું દિવ્યાંગો મતદારો માટે મતદાન જાગૃતિનો કાર્યક્રમ ગોધરામાં યોજાયો આ કાર્યક્રમમાં બ્લાઇન્ડ વેલ્ફેર એસોશિએશનના મંત્રી શ્રી યુસુફભાઇ કાપડીયાએ દિવ્યાંગજનોને મતદાન કરવાની અપીલ કરી હતી ચૂંટણીતંત્ર દ્વારા દિવ્યાંગ મતદારો માટે તમામ સુવિધાઓ મતદાન કેન્દ્રોમાં પુરી પાડવામાં આવશે